પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

પાઈપલાઈન ઉદ્દવહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત આવતીકાલે કરાશે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ઓન લાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ બાંધકામ પરવાનગીનો પ્રારંભ કરાવ્યો છે રાજ્યપાલ આયાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે ખેતી અને ખેડૂતોની ઉન્નતી માટે પ્રાકૃતિક કૃષિ એક મજબૂત વિકલ્પ છે

એવી જ રીતે માંડવીમાં સ્થપનાર ડિસેલીનેશન એટલે કે દરીયાના ખારા પાણીને મીઠ્ઠ બનાવવા માટેના એકમથી નાગરિકો તથા ઉદ્યોગોને પાણીની સુવિધા મળશે શ્રી રૂપાણીએ કહ્યું કે હાલ દહેજમાં ઉદ્યોગની પાણીની જરૂરીયાત પૂરી કરવા ડિસેલીનેશન પ્લાન્ટ કાર્યરત કરાયો છે

વીસ એકરમાં સાકાર થનારી સૈનિક શાળામાં અદ્યતન સ્કુલ બિલ્ડીંગ સ્ટુડન્ટ હોસ્ટેલ સ્ટાફ ક્વાર્ટર્સ ડાઈનિંગ હોલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ શૈક્ષણિક સંસાધનો રમતગમતનું મેદાન સહિત સાતસો વિદ્યાર્થીઓ રહી શકે તેવા અત્યાધુનિક ભવનનું નિર્માણ થશે

તેમણે કહ્યું કે રમતગમત મંત્રાલય તેજસ્વી પેરાએથ્લેટોને મદદરૂપ થવામાં કોઈ કચાશ રાખતું નથી શ્રી રીજીજૂએ બધી જ રાજ્ય સરકારોને પોતાના રાજ્યોના પેરા એથ્લેટોને શક્ય તમામ રીતે મદદરૂપ થવાની અપીલ કરી હતી આ કાર્યક્રમમાં દીપા મલીક દેવેન્દ્ર ઝાંઝરીયા પારૂલ પરમાર અને અન્ય રમતવીરો જોડાયા હતા

માં સાડા ચાર ફજાર કરોડ રૂપિયાના બેન્ક ધિરાણની શક્યતાઓનું આકલન કરવામાં આવ્યું છે